પ્રાદેશિક સમાયાર જયેશ વેગડા વાંચે છે

વિશાલ અવતાણી નામની વ્યક્તિની અરજી ઉપર ગુજરાત વડી અદાલતની વિભાગીય બેન્ચે આ પ્રમાણે જણાવ્યું છે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

અદાલતે જણાવ્યું હતું કે સ્થાનિક સત્તામંડળો દ્વારા યલાવવામાં આવતા કોવિડ સંભાળ કેન્દ્રો માં નિયમ ભંગ કરતાં લોકોને સામાજિક સેવાના કાર્યમાં મૂકવા જોઈએ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 જાડેજા વડી અદાલત ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે ગુજરાતવડી અદાલત દ્વારા માસ્ક ન પહેરનાર વ્યક્તિઓને કોવિડ કેર સેન્ટરમાં ફરજો સોંપવા અંગેના જે દિશા નિર્દેશો કરવામાં આવ્યાછે તે સંદર્ભે મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને મળનાર કોર કમિટીની બેઠકમાં યોગ્ય ચર્ચા વિચારણા કરાયા બાદ યોગ્ય નિર્ણય રાજ્ય સરકાર કરશે શ્રી જાડેજાએ ઉમેર્યું કે કોરોના સંક્રમણને રોકવા માટે કોર્ટ દ્વારા જે દિશા નિર્દશો આપવામાં આવે છેતેનો રાજ્ય સરકાર યુસ્તપણે અમલ કરે છે નામદાર હાઇકોર્ટ અને નામદાર સુપ્રિમકોર્ટમાં રીટ પીટીશન થાય ત્યારે રાજ્ય સરકાર દ્વારા કોરોનાનું સંક્રમણ અટકાવવામાટે અને દર્દીઓને સારવાર પૂરી પાડવા માટે તથા લો એન્ફોર્સમેન્ટ એજન્સીઓ દ્વારા જે કામગીરી કરવામાં આવી હોય તેનો સંપૂર્ણ રીપોર્ટ સરકાર દ્વારા રજૂકરવામાં આવે છે

રાજ્ય સરકારના દીર્ઘદૃષ્ટિપૂર્ણ આયોજનના પરિણામે રાજયમાં આજે કોરીનાનું સંક્રમણ વધુ ફેલાતું આપણે અટકાવી શક્યા છીએ

જાડેજા હોસ્પિટલ આગ ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે અમદાવાદની શ્રેય હોસ્પિટલ ખાતે ગત આઠમી ઓગષ્ટના રોજ લાગેલી આગની ઘટનાની તપાસની કાર્યવાહી યાલુ હોઇ તપાસ પંચની મુદતમાં પણ છ મહિનાનો વધારો કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે શ્રી જાડેજાએ વધુ માં જણાવ્યુ કે ઝીણવટભરી તપાસ માટેકમિશન ઓફ ઇન્કવાયરી એક્ટ હેઠળ ગુજરાત વડી અદાલતના નિવૃત્ત ન્યાયાધીશ શ્રી કે

દિવ્યાંગ દિવસ આજે ત્રીજી ડિસેમ્બરે વિશ્વ દિવ્યાંગ દિવસની ઉજવણી નિમિત્ત મોરબી અને પંચમહાલ જિલ્લામાં વેબીનારનું આયોજન કરવામાં આવ્યું છે

આ ઉપરાંત દિવ્યાંગોના પ્રશ્નોનું નિરાકરણ પણ કરવામાં આવશે તથા ગાંધી બહેરા મુંગા શાળાના બાળકો માટે ઓનલાઈન ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે

ઉચ્યશિક્ષણ વિભાગના સચિવના અધ્યક્ષપદે રચાયેલા આ કાર્યદળને એક મહિનામાં અહેવાલ તૈયાર કરવાનો નિર્દેશ અપાયો છે કાર્યદળ લાગતા વળગતાઓ દ્વારા કરાચેલા સૂચનો ધ્યાનમાં રાખીને તેનો અહેવાલ તૈયાર કરશે

આ બેઠકમાં નવી શિક્ષણનીતિના અમલીકરણ અંગે યર્યા કરવામાં આવી હતી

જેમાં કોવિડ ગાઇડલાઇનનો ભંગ થતો હતો

અલગ અલગ શ્રેણીમાં યોજાતી આ સ્પર્ધામાં કુમારી સ્નેહા રાજેશભાઇ સોલંકીએ ધો

કાર્ય શિબિરમાં રાષ્ટ્ર નિર્માણ માટે અને લોકસેવા તેમજ સંગઠન માટે આગામી સમયમાં સેવાદળ મજબૂતાઈથી કામ કરશે તેવી યર્યા અને ચિંતન કરાયું હતું